પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશવાસીઓને બાવીસમી માર્ચે રવિવારે જનતા કફર્યુ રાખવાની અપીલ કરી તેમણે પાંસઠ વર્ષથી વધુની ઉંમરના વરિષ્ઠ નાગરિકોનેને ઘરની બહાર ન નિકળવા જણાવ્યું

નિર્ભયા દુષ્કર્મ કેસના યારેય આરોપીઓને આજે સવારે તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી

પ્રધાનમંત્રીએ ગઇકાલે રાત્રે કોરોના વાયરસ સંદર્ભે જાહેર જનતાને સંબોધન કરતા જણાવ્યું હતુ કે કોરોના મહામારીનો સંયમ અને સતર્કતાથી સામનો કરવો જોઇએ અને સૌ નાગરીકોએ તેના માટે તૈયાર રહેવું જોઇએ

તથા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશોનું પાલન કરીશુ સાથે સાથે એક સંકલ્પ લેવાનો છે કે આપણે સ્વયં સંક્રમિત થવાથી બચીશુ અને બીજાને પણ સંક્રમિત થવાથી બયાવીશું તેમણે આ વૈશ્વિક મહામારી માટે આપણે સ્વસ્થ તો જગ સ્વસ્થનો મંત્ર આપ્યો હતો

તેમણે પાંસઠ વર્ષથી વધુ ઉંમરવાળા વરિષ્ઠ નાગરિકોને ઘરની બહાર ન નિકળવા અપીલ કરી છે તેમણે લોકોને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવા ઉપરાંત જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવા જણાવ્યું છે

રાજ્ય સરકારોને આ અંગે પગલાં લેવા સૂચવ્યું છે જોકે જાહેર સેવકો સરકારી કર્મચારીઓ અને તબીબી કર્મચારીઓને તેમાં છૂટ આપી છે દસ વર્ષથી નાનાં બાળકોને પણ ઘર બહાર ન નીકળવા જણાવાયું છે ખાનગી અને સરકારી ક્ષેત્રના લોકોને શક્ય હોય તો ઘેર બેઠા કામની પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો છે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે સચિવોની સમિતિ તથા કેન્દ્રીય મંત્રીઓના જૂથની સલાહ મુજબ ઘણા પગલાં લેવામાં આવ્યા છે મંત્રીઓના જૂથમાં આરોગ્યમંત્રી વહાણવટામંત્રી ગૃહમંત્રી નાગરિક ઉડ્ડયન મંત્રી તથા વિદેશ મંત્રીનો સમાવેશ થાય છે શ્રી અગ્રવાલે જણાવ્યું કે સરકારે ભીડભાડવાળી જગ્યાએ ન જવા માટે લોકોને સલાહ આપી છે બસો ટ્રેનો મેટ્રો તથા વિમાનોની સંખ્યા પણ ઓછી કરવાનું જણાવવામાં આવ્યું છે

રાજકોટના એક બત્રીસ વર્ષીય યુવક અને સુરતની એક્વીસ વર્ષની યુવતિનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે બંને વ્યક્તિઓ તાજેતરમાં જ વિદેશથી પરત ફરેલા છે રાષ્ટ્રીય વાયરસ વિજ્ઞાન સંસ્થા પુણે દ્વારા આ બંનેના રીપોર્ટ કોરોના વાયરસ પોઝીટીવ હોવાનું જણાવ્યું હતું આરોગ્ય વિભાગે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે આ બંને વ્યક્તિઓના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે અને તકેદારીના ભાગરૂપે સાવચેતીના તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે

બેઠક બાદ રાજ્ય સરકારે એકત્રીસમી માર્ચ સુધી તમામ પરીક્ષાઓ સ્થગિત કરી છે જ્યારે મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોને બંધ રાખવાની જાહેરાત કરી છે સરકારે બાવીસી માર્ચે યોજાનારી સ્થાનીક સ્વરાજ્યની પેટાચૂંટણી પણ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે

આ દંપત્તિ સત્તરમી માર્ચે સ્પેનથી દિલ્ફી પરત ફર્યા હતા તથા અઢારમી માર્ચે તેઓ જયપુર આવ્યા હતા આ બંનેને જયપુરમાં સવાઈ માધવસિંહ હોસ્પિટલમાં અલગ અલગ રાખવામાં આવ્યા છે

ગઈકાલે દિલ્હી વડી અદાલતે સજા મુલતવી રાખવાની આરોપીઓની છેલ્લી અરજીને નકારી કાઢી હતી

આ કેસમાં એક આરોપીએ જેલમાં જ આત્મહત્યા કરી હતી તથા એક અન્ય કિશોર આરોપીને ત્રણ વર્ષ બાદ બાળ સંરક્ષણ ગૃહમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો તિહાર જેલમાં પહેલીવાર એક સાથે ચાર આરોપીઓને ફાંસી આપવામાં આવી છી નિર્ભયાના માતા પિતાએ જણાવ્યું કે આ સજા ભવિષ્યમાં અપરાધીઓ માટે એક શીખ બનશે તેઓએ નિર્ભયા તથા દેશની લાખો મહિલાઓને ન્યાય આપવા માટે ભારતીય ન્યાયતંત્રનો આભાર વ્યક્ત કર્યો

સત્ર સાંજે પાંચ વાગે પુરૂ થશે

ચંદ્રચુડની વડપણ હેઠળની પીઠે વિશ્વાસ મત આપવા આવતા બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા આપવા મધ્યપ્રદેશ અને કર્ણાટક પોલીસ વડાઓને નિર્દેશ આપ્યો છે